પ્રાદેશિક સમાચાર જાનુ પરમાર વાંચે છે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરત જિલ્લામાં કાકરાપાર ગોરધા વડ ઉદવહન પાઈપલાઈન યોજનાનું ગઈકાલે ઇ લોકાર્પણ કર્યું

આ સંવાદમાં કોવીડની વર્તમાન સ્થિતિ તથા કોવીડના રસીકરણની કામગીરી અને આયોજનની બાબત કેન્દ્રમાં રહેશે ઉલ્લેખનિય છે કે સમગ્ર દેશમાં કોવીડના રસીકરણની કામગીરી શરૂ થવાની છે ભારતીય ઔષધ નિયમન તંત્રે કોવીશીલ્ડ તથા કોવેક્સીન રસીના ઈમરજન્સી ઉપયોગની મંજુરી આપી છે ઉલ્લેખનિય છે કે કોવીડની રસી સૌપ્રથમ કોવીડ સામેની લડતમાં અગ્રીમ હરોળમાં રહેલા આશરે ત્રણ કરોડ તબીબો તથા આરોગ્ય કાર્યકરોને અપાશે

ગયા શનિવારે પ્રધાનમંત્રીએ ઉચ્યસ્તરીય બેઠક યોજીને બધા જ રાજ્યોમાં કોવીડની સ્થિતિ તથા રસીકરણ માટેની સજ્જતાની સમીક્ષા કરી હતી

તેમણે કહ્યું કે ગુજરાતમાં ઘેર ઘેર ફરીને સર્વે કરવાની કામગીરી પૂર્ણ થઈ છે

આ ઉપરાંત રાજ્યના ગ્રામીણ તથા શહેરી વિસ્તારોમાં રસીકરણનો પૂર્વાભ્યાસ હાથ ધરવામાં આવ્યો છે

પાણી સુરત જિલ્લાના માંડવી અને માંગરોળ તાલુકાના આદિજાતિ વિસ્તારમાં સિંચાઈ સુવિધા માટેની કાકરાપાર ગોરધા વડ ઉદવહન પાઈપલાઈન યોજનાનું ગઈકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઇ લોકાર્પણ કર્યુ

રાજ્ય વિધાનસભાના દંડક પંકજ દેસાઈએ જણાવ્યું હતું કે જિલ્લામાં વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ ખાતમૂહર્ત થતા જિલ્લાનો વિકાસ હજી ઝડપી બનશે

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ યૂડાસમાએ જણાવ્યું કે વાલીની લેખિત પરવાનગી પછી કોરોનાની માર્ગદર્શક સૂચનાના યૂસ્ત પાલન સાથે વર્ગો શરૂ કરાશે દરેક વર્ગમાં પણ સામાજિક અંતર જાળવવું જરૂરી હોવાથી શાળા કોલેજોએ કેટલાં વિદ્યાર્થીઓ બોલાવવા તે અંગે સ્થિતિ મુજબ નિર્ણય લેવાનો રહેશે વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ વખતે માસ્ક પહેરવું ફરજિયાત રહેશે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ યૂડાસમાએ રાજ્ય સરકારના શાળા ખોલવાના નિર્ણયને હર્ષભેર વધાવી લેવા બદલ શિક્ષણ કાર્ય સાથે જોડાયેલ તમામનો હૃદયપૂર્વક આભાર પણ માન્યો છે અને જણાવ્યું કે કોરોનાના લાંબા વેકેશન બાદ જ્યારે શિક્ષણ કાર્ય શરૂ થઈ રહ્યું છે ત્યારે જેટલો પણ સમય મળે તેનો મહત્તમ ઉપયોગ કરીને શિક્ષણકાર્યને જાળવવાનો સંકલ્પ કરીએ

આ સંસ્થામાં વદ્વાવસ્થા દરમ્યાન કોઈ કારણોસર જે વૃદ્વો અશક્ત થઈ જાય છે અને તેમને તબીબી સારવારની જરૂર હોય તેવા લોકોને અંહી રાખી તેમને જરૂરી તમામ સારવાર આપવામાં આવે છે હવામાન રાજ્યમાં ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં લધુત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે